આકાશવાણી સાથેની વાતચીતમાં અમદાવાદના હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહન્તીએ જણાવ્યું કે રાજ્યમાં સત્તાવાર ચોમાસુ બેસવાની પરિસ્થિતિ અનુકુળ છે

હવામાન વિભાગે આજે અને આવતીકાલે એમ બે દિવસ ગુજરાતક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે બે દિવસ બાદ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના છુટા છવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઇકાલે અને આજે સવારે પણ પ્રિ મોનસુન વરસાદ થયો હતો અમદાવાદ સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ગત મોડી સાંજે ગાજવીજ સાથે ઝાપટાં પડ્યા હતા

ગાજવીજ સાથે મુશળધાર વરસાદ ને પગલે વીજળી ડૂલ થઈ ગઈ હતી આ સાથે ગિરિમથક સાપુતારા સહિત તેની તળેટી વિસ્તાર સહીત માલેગાંવ ગલકુંડ બારીપાડા અને માલુંગા માં વરસાદ ખાબક્યો હતો જ્યારે સુબીર અને વઘઇ માં પણ રાત્રે દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા

મોડાસા માલપુર અને બાયડમાં એક એક ઇંચ વરસાદ વરસ્યો હતો તો મેઘરજમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે હળવો પવન ક્રંકાયા બાદ અચાનક વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી

મહેસાણા જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો

અમરેલીના કુંકાવાવ નાકા પાસે વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે

ગીરકાંઠાના દલખાણીયા ચાંચય અને પાણીયા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો ગીરકાંઠાના વિસ્તારોમાંથી નીકળતી શેત્રુંજી નદીમાં પહેલીવાર પૂર આવયુ વરસાદ પડવાથી ખોડિયાર ડેમમાં પણ નવા નીરની આવક થઈ છે

ગીરસોમનાથ જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ કેસ નોંધાયો ઉનાના દેલવાડાથી નોંધાયેલ આ કેસની ટ્રાવેલ હિસ્ટ્રી મુંબઇની છે ભાવનગર જિલ્લામાં આજે વધુ ત્રણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે

તાપી જિલ્લામાં આજે વધુ એક કોરોના પોઝીટીવ દર્દી નોંધાતા કુલ કેસનો આંકડો સાત થયો છે

તેમણે એમ પણ જણાવ્યું કે ભારત મોટો દેશ છે તે જોતા રોગયાળાનો ફેલાવો ઘણો ઓછો છે

સ્વાથ્ય મંત્રાયલના પ્રવક્તા લવ અગ્રવાલે જણાવ્યું કે આ સમયે કોરોનાની સારવાર કરાતા દર્દીઓની સંખ્યા કરતાં કોરોનાથી સાજા થતા દર્દીઓની સંખ્યા વધુ છે

રાજ્યપાલ શ્રીએ ખેડૂતોને સુભાષ પાલેક્ટર પ્રેરિત પ્રાકૃતિક કૃષિ અપનાવવા સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું હતું દરમિયાન રાજ્યપાલશ્રીએ પ્રત્યેક ખેડૂતને દેશી ગાય પાળવા પણ જણાવ્યુ હતું જેના જતન સંવર્ધનથી ખેડૂતોને બમણો લાભ મળે છે રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે કોરોના મહામારીની આપત્તિના આ સમયમાં ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ અપનાવી નવી કૃષિક્રાંતિને સર્જવા અનુરોધ કર્યો હતો

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને મંત્રી ગણપતભાઇ વસાવા પણ આ રેલીમાં ખાસ ઉપસ્થિત રહેશે આ ઓનલાઇન રેલીનું જીવંત પ્રસારણ ભાજપ ગુજરાતના ફેસબુક ટ્વિટર જેવા સોશિયલ મિડિયાના પેજ પરથી જોઇ શકાશે અત્રે ઉલ્લેખનીય છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થતાં સરકારનું રિપોર્ટકાર્ડ લોકો સમક્ષ મુકવા ભાજપ દ્વારા ડિજીટલ માધ્યમથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે

દેશવાલએ જણાવ્યું છે કે કચ્છ સરહદની રખેવાળી અમારી માટે ખૂબ મહત્વની હોવાથી અહી સંવેદનશીલતા સાથે કડક પેટ્રોલીંગ કરાઈ રહ્યું છે ભુજ ખાતે પત્રકારો ને સંબોધતા તેમને ઉમેર્યું હતું કે જમીન સરહદે જ્યાં ફેન્સિગ નથી ત્યાં વધુ સાવધાનીભર્યો પહેરો ગોઠવવામાં આવ્યો છે જેથી ત્યાં સુરક્ષા બાબતે જરાય કચાશ રહે નહીં

ની સજ્જતા વિષે તેમણે ગૌરવપૂર્વક કહ્યું કે કચ્છ બોર્ડર પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ ગમે તેવો પડકાર ઝીલવા માટે તૈયાર છે પોતાના સરહદ પ્રવાસ દરમ્યાન તેમને દુર્ગમ ચોકીઓની મુલાકાત લઈ ત્યાં તૈનાત જવાનોના જુસ્સાને બિરદાવ્યો હતો